સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે જા પાકિસ્તાનના લોકો સરહદ ઓળંગશે તો ભારતની સેના પણ સજ્જ છે અને ભારતની સેના કોઇપણ ધુસણખોરને પાછા ફરવા દેશે નહીં